તદૃપરાંત ભારતીય બંધારણની ઘણી વિશેષતાઓ છે તે પૈકી બધામાં ખાસ વિશેષતા ફરજોના મહત્વની છે ફરજોનું જયારે પાલન કરીએ છીએ ત્યારે અધિકારોનું આપમેળે રક્ષણ થશે પ્રધાનમંત્રી શ્રી મોદીએ સામાન્ય નાગરિકોના સરળ જીવનમાં અવરોધ ઉભા કરતા જુના કાયદાઓના નવીનીકરણ માટે પીઠાસીન અધિકારીઓને આહ્નાન કર્યું હતું સાથે તેમણે રાષ્ટ્રના સર્વાંગી વિકાસ માટે એક દેશ એક ચૂંટણી સમયની માંગ હોવાનું દોહરાવ્યું હતું

આ કાર્યક્રમનું પ્રસારણ આકાશવાણી તથા દુરદર્શનના બધા જ નેટવર્ક પરથી થશે નાગરીકો આ કાર્યક્રમ માટે પોતાના વિયારો સૂચનો નમો એપ કે માય જીઓવી મંચ પર મોકલી શકે છે

કામગીરીની તપાસ અને નિરીક્ષણ માટે તલાટી તથા તાલુકા વિકાસ અધિકારીની ટીમો બનાવવામાં આવી છે આરતી ભદ્દ ક્રિકેટ ભારતે અને ઓસ્ટ્રેલીયા વચ્ચે સિડની ખાતે ત્રણ વન ડે મેયોની શ્રેણીને પહેલી વન ડે મેચ આજે રમી હતી

મોથલિયાએ લીલીઝંડી બતાવીને પ્રારંભ કરાવ્યો હતો